નવી દિલ્હીમાં સતત વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે આરોગ્ય ઉત્પાદનો સુધી પહોંચવા અંગે વૈશ્વિક સંમેલનમાં આરોગ્યમંત્રી ડો

ડોકટર હર્ષવર્ધને કહ્યું કે આ કેન્દ્રો દેશના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તંત્રને મજબૂત કરશે

જોકે આ આંચકાઓથી કોઈ જાનહાની થઈ નથી

પ્રધાનમંત્રીએ એક ટ્વીટ મારફતે જનતાને મન કી બાત કાર્યક્રમ માટે વ્યવહારીક વીચારો જણાવવાનો આગ્રહ કર્યો છે

નેહલ ઠક્કર ભુજોડી ઓવરબ્રીજ ભુજોડી પાસે રેલ્વે ઓવરબ્રીજની કામગીરી હાલે પ્રગતિ હેઠળ ચાલી રહી છે આ બ્રીજમાં ગેબીઓન ડીઝાઈન ભૂંકપગ્રસ્ત ઝોન પ પ્રમાણે ડીઝાઈન મંજૂર કરાઈ છે તે એપ્રોચીસનું કામ પ્રગતિ હેઠળ છે જ્યારે રેલ્વે લાઈન ઉપર ગર્ડરના લોન્ચીંગની કામગીરી હવે શરૂ થનાર છે આ તમામ બાબતે ગઈકાલે ભુજોડી ઓવરબ્રીજની ચાલતી કામગીરીની પ્રગતિ જોવા અર્થે જિલ્લા કલેકટર એમ નાગરાજને સ્થાનિકે મુલાકાત લઈ અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર ભચાઉ રેલ્વે ઓવરબ્રીજની કામગીરી પણ હાલે પ્રગતિ હેઠળ ચાલી રહી છે

નેહલ ઠક્કર અદાણી સારવાર કચ્છ જિલ્લામાં વર્ષાઋતુ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદને પગલે વિવિધ તાવના વાયરામાં ઉછાળો આવતા અદાણી સંચાલિત જી

જનરલ હોસ્પિટલનું વહીવટીતંત્ર પરિસ્થિતિ પામી જતા તાવ સામે પમી નવેમ્બરથી ડે કેર સેન્ટરન પ્રારંભ કરી દેવામાં આવ્યો છે

પી ડી

ત્યારબાદ રાજકોટની સંસ્થાના વાહન દ્વારા રાજકોટ લઇ જઇ અને પરત ભુજ લાવવાની વ્યવસ્થા કરાઇ હતી